જે બીજી માર્ય સુ ધી યાલેશે કેન્દ્રીય યુ વક કલ્યાણ રમત ગમત મંત્રાલય અને જમ્મુ કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સીલ અને જેમ્મુ કાશ્મીર ગેમ્સ એશોસીએશનના સંયુક્ત ઉપક્રમે યોજશો

અમદાવાદમાં ગઈકાલે પ્રબુદ્ધ નાગરિકો સાથેના સંવાદમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે જો જાહેરક્ષેત્ર લાભકર્તા ન હોય તો તેને ખાનગી કંપન્રી લોકો વધુ મૂ ડીરીકાણ સાથે કેમ યલાવી ન શકે તેમણે કહ્યું ડિસઈન્વેસ્ટમેન્ટની મૂ ળ પરિકલ્પનાનો અને ફાયાનાન્સિયલ સેક્ટર રિફોર્મનો આધાર આ વિચાર છે

દરમ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંખેડામાં યું જ્ઞીસભા સંબોધતા ક્રોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા ભાજપ અધ્ક્ષ સી

પાટિલે કોડીનારમાં બાઈકરેલી અને બાદમાં સભા સંબોધી હતી વિરલ રાણા ચું ટણી ક ચ્છ દરમ્યાન કચ્છમાં પાંચ નગર પાલિકા જિલ્લા પંચાયત અને દસ તાલુકા પંચાયતોના જં ગમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો અગ્રણીઓ અને કાર્યકરો જં ગજીતવા એડીયોટીનું જોર અજમાવી રહ્યા છે જો કે ઘેર ઘેર ફરી લોક સંપર્ક પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે એકાદ બે અગ્રણીઓ સિવાય કોઈની જાહેર સભાઓ યોજાઈ નથી અને છેલ્લી ઘડી સુધી જન સંપર્ક પર ભાર મુ કાય છે

સી સી ચેમ્પિયનશીપના ફાઈનલ તરફ આગળ વધી છે